એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય કંપનીઓને આનો ફાથદો થશે

સરકારની આ પૉલિસી ડિજિટલ ભારતના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પર મેપિંગ પૉલિસીમાં મોટા પરિવર્તનની જાહેરાત કરી હતી

ભૌગોલિક ડેટાના સંપાદન અને ઉત્પાદનને સંચાલિત કરતી પોલિસીઓ સરળ બનાવવામાં આવશે તેનાથી આત્મનિર્ભર ભારતની આપણી દ્રષ્ટિને પણ વેગ મળશે

તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છેજેને પગલે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે

ત્યારે આજે જિલ્લાની તમામ આરઓ કચેરી મધ્યે ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે

આ અંગે વધુ વિગતો આપતા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દિનેશભાઈ મેણાતે આ પ્રમાણે જણાવ્યું હતું

કચ્છના મુખ્ય વનસંરક્ષક અનિતા કર્ણએ જણાવ્યું હતું કે સુરખાબનગરીમાં સારા વરસાદના કારણે સાડું બ્રીડીંગ થયું છે

સુરખાબનગરીની મુલાકાત સીસીએફ સાથે વનવિભાગના અધિકારીઓએ લીધી હતી અને સતત મોનિટર પણ કરી રહ્યા છે